આ જોગવાઈનો અમલ કરવાની જવાબદારી રાજય સરકારોને સોપાઈ છે

કોરોના કારણે વતનમાં આવેલા શ્રમિકોએ રોજગારની માગણી કરી છે

નાબાર્ડ આ રકમ ગ્રામીણ બેન્કોને સોપશે અને તેમના વ્રારા ખેડુતોને પાક ધીરાણ અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાની સહાય નાના વેપારીઓને પુરી પડાશે કલ્પના શાહ જિલ્લા બહારથી આવતા લોકોને ગ્રામ પંચાયતો દ્રારા ક્વોરન્ટાઈન કરવા રજુઆત કચ્છ બહારથી વતન કચ્છ આવી રહેલા લોકોને કારણે કોરોનાના સંક્રમણ ફેલાવાની દહેશત વચ્ચે તંત્ર દ્રારા એવુ આયોજન ઘડાઈ રહ્યુ છે કે જેને પગલે બહારગામથી આવનારા લોકોને જે તે ગ્રામપંચાયત દ્રારા ગામની સરકારી શાળા કે સમાજવાડીમાં ક્વોરન્ટાઈન કરવામાં આવે તેમ રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યુ છે તેમણે ઉમેર્યુ હતુ કે તેમના રહેવા જમવા સહિતની સંલગ્ન સુવિધાઓ પંચાયતો દ્રારા જ ઉભી કરાય જો કે આ અંગે વિયારણા યાલી રહી હોવાનું તેમજ કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાયો હોવાનો ખુલાસો રાજયમંત્રીએ કર્યો હતો આ ઉપરાંત હાલ અન્ય રાજયોમાંથી કચ્છ આવવાની પરવાનગી ગાંધીનગર સ્તરેથી અપાય છે આ મજુરી કચ્છમાંથી આપવાનું આયોજન ગોઠવવા પણ રજુઆત કરાઈ હતી જેથી કચ્છના વહવટીતંત્રને અન્ય રાજયોમાંથી આવનારા લોકો અંગેની પુરતી માહિતી રહે

પોઝિટવ કેસવાળા કલસ્ટર ઝોન બુઢારમોરામેઘપર બોરીચી અને જડસામાં આરોગ્ય તંત્રની ટીમો દ્રારા સર્વેની કામગીરી યાલી રહી છે

એ ટિકિટોના પૈસા પરત કરાઈ રહ્યા છે જો કે આ તમામ નિયમિત ટ્રેનોની ટિકિટો છે

લોકડાઉનને કારણે ટ્રેન સેવા લગભગ બ માસ થી ઠપ હતી ત્યારે જે લોકોએ અગાઉથી ટિકિટ બુક કરાવી હતી તે તમામ રદ કરાઈ છે

ગ્રા અખાદ્ય હોય તેવી મીઠાઇ ફરસાણ તથા અન્ય ખાદ્ય ચીજના જથ્થો નાશ કરાયો હતો